પ્રાદેશિક સમાયાર શિવાંગી ભદ્દ વાંચે છે

આવતીકાલે અમદાવાદ વિમાની મથકેથી વિશ્વના સૌથી મોટા મોટેરા ક્રિકેટ સ્ટેડીયમ સુધી યોજાશે હાઇ પ્રોફાઇલ રોડ શો

આજે આકાશવાણી પરથી પ્રસારિત મન કી બાત કાર્યક્રમમાં તેમણે હુન્નર હાટનું ઉદાહરણ ટાંકીને કહ્યું કે હુન્નર હાટમાં દેશની વૈવિધ્યપૂર્ણ સંસ્કૃતિઓ પરંપરાઓ વાનગીઓ અને લોકલાગણીઓનો પરિચય મળ્યો સાહસિક રમતો માટે તેમણે ખાસ રૃચિ દાખવી

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને રાષ્ટ્રપતિ ટ્રમ્પ સ્ટેડીયમમાં એક લાખથી વધુ લોકોનું અભિવાદન ઝીલશે

અમદાવાદ વિમાની મથકથી મોટેરા સ્ટેડીયમ સુધી યોજાનારા હાઇ પ્રોફાઇલ રોડ શો નું રિહર્સલ પણ કરવામાં આવ્યું છે અમેરિકાના રાષ્ટ્રપતિ અને અમેરિકાની પ્રથમ મહિલાના સ્વાગત માટે સમગ્ર અમદાવાદ શહેરમાં મોટા મોટા હોર્ડિંગ મુકવામાં આવ્યા છે

અમેરિકાના રાષ્ટ્રપતિ અને અમેરિકાની પ્રથમ મહિલાનું અમદાવાદ વિમાની મથકે આગમન સમયે ગુજરાતી નૃત્યકારો કલાકારો સંગીતકારોની મંડળી દ્વારા પારંપરિક રૂપે સ્વાગત કરવામાં આવશે ત્યારબાદ રોડ શો ના રૂટ ઉપર ભારતના વિવિધ રાજ્યોની કલા તા

જેમાં ભારતના જાણીતા સંગીતકાર એ

રહેમાન કૈલાસ ખેર જેવા કલાકારો પોતાની કલા રજૂ કરશે

અમદાવાદ શહેરના લોકો રાષ્ટ્રપતિ ટ્રમ્પને આવકારવા થનગની રહ્યા છે ટ્રાફિક અમદાવાદ આવતીકાલે અમેરિકાના રાષ્ટ્રપતિ શ્રી ડોનાલ્ડ ટ્રમ્પ અને પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી અમદાવાદ આવી રહ્યા છે ત્યારે અમદાવાદ પોલીસે કેટલાક રસ્તાઓ બંધ કરીને વૈકલ્પિક રસ્તાઓનો ઉપયોગ કરવા જાહેરનામુ બહાર પાડ્યું છે સવારના આઠ વાગ્યાથી કાર્યક્રમ પૂર્ણ ન થાય ત્યાં સુધી શહેરના અમુક માર્ગો વાહનવ્યવહાર માટે ડાયવર્ટ કરવામાં આવ્યા છે જેમાં એરપોર્ટ સર્કલથી કેમ્પ રોડ ડફનાળાથી રિવરફન્ટ શિલાલેખ ચાર રસ્તાથી સુભાશ બ્રીજ સુભાષ બ્રીજથી ગાંધીઆશ્રમ રિવરફન્ટ ઇસ્ટ પોલીસ સ્ટેશનથી ડફનાળા સુધી પ્રબોધરાવલ સર્કલથી સુભાષબ્રીજ સર્કલ થઇ શિલાલેખ ચાર રસ્તા સુધીનો માર્ગ શાહીબાગ કેન્દ્રીય વિદ્યાલય કટથી અંડરબ્રીજ સર્કલથી શિલાલેખ ચાર રસ્તા સુધીનો માર્ગ વાડજ સર્કલથી ગાંધી આશ્રમ થઇ સુભાષ બ્રીજ સર્કલ સુધી ટોરેન્ટ પાવર હાઉસથી કેશવનગરથી સુભાષબ્રીજ સર્કલ સુધી રાણીપ પોલીસ લાઇનથી સાબરમતી સેન્ટ્રલ જેલ તરફથી સુભાષબ્રીજ સર્કલ સુધીનો માર્ગ તેમજ રિવરફન્ટ વેસ્ટ ઉસ્માનપુરા ત્રણ રસ્તાથી વાડજ સ્મશાનગૂહ કટ સુધીનો માર્ગ બંધ રહેશે ઉપરોક્ત માર્ગ બંધ રહેતા વૈકલ્પિક રસ્તાઓનો ઉપયોગ કરવાનો રહેશે

ગુજરાત વિધાનસભામાં છ ટર્મ સુધી ધારાસભ્ય પદે રહેલા વાઘલધરા ગામના દોલતકાકાના તા

તેમના પાર્થિવ દેહને પહેલા વાઘલધરા ગામે લઇ જવાયા બાદ આજે તેમના વલસાડ ખાતે અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા જયાં મોટી સંખ્યામાં અગ્રણીઓ હાજર રહયાં હતા નર્મદા અકસ્માત રાજપીપળા અને અંકલેશ્વરમાં થયેલા બે અકસ્માતમાં છ વ્યક્તિઓના મોત નિપજ્યાં છે નર્મદા જીલ્લાના રાજપીપળા પાસે ખુટાઆંબા ગામે આજે વહેલી સવારે કાર અને ટ્રક વચ્ચે થયેલા અકસ્માતમાં મહારાષ્ટ્રના ચારેય યુવાનોના ઘટનાસ્થળે મોત નિપજ્યાં હતા કુબેરભંડારી દાદાના દર્શન કરી પરત ફરી રહેલા ચારેય યુવાનોને ગાડી ઓવર ટેક કરાતા સર્જાયેલા અકસ્માતથી સમગ્ર પંથકમાં શોકનું મોજુ પ્રસરી ગયું હતું અંકલેશ્વરના વાલિયા રોડ અને કાપોદ્રા પાટીયા પાસે ગઇ રાત્રે દ્રકની હડફેટે માતા પુત્રીના મોત નિપજ્યાં છે રોડ ક્રોસ કરી રહેલ માતા અને પુત્રીને પુરઝડપે આવી રહેલા ટ્રકે ટક્કર મારતા બન્નેના ઘટનાસ્થળે મોત નિરપજ્યાં હતા ટ્રક ચાલક નાસી છૂટ્યો હતો નર્મદા સ્ટે ચ્યુ ઓફ યુનીટી નર્મદા જીલ્લામાં આવેલી ગીનીઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સૌથી ઉંચી પ્રતિમાનું સ્થાન ધરાવતી સ્ટેચ્યુ ઓફ યુનીટીને આઉટલુક મેગેજીન ધ્વારા વધુ એક શ્રેષ્ઠ પ્રવાસન આકર્ષણનો એવોર્ડ એનાયત કરાતાં ગુજરાતની યશકલગીમાં વધુ એક પીંછુ ઉમેરાયું છે સરદાર સરોવર નર્મદા નિગમના વહીવટી સંચાલક ડોકટર રાજી વ ગુપ્તાએ આ અંગે માહિતી આપી હતા

ત્રણ દિવસ સુધી યાલેલા આ ફિલ્મ ફેસ્ટીવલના અંતિમ દિવસે શોર્ટ ફિલ્મ વિભાગમાં સાત કેમ્પસ પ્રોફેશનલ ફિલ્મ વિભાગમાં છ કેમ્પસ નોન પ્રોફેશનલ વિભાગમાં છ એનીમેશન વિભાગમાં યાર અને ડોકયુમેન્ટરી ફિલ્મ વિભાગમાં કુલ છ એવોર્ડ એનાયત કરવામાં આવ્યા હતા સમગ્ર ભારતમાંથી ફિલ્મ જગત સાથે જોડાયેલા કલાકારો તથા લોક કલાકારોએ પોતાની કલાના ઓજસ પાથર્યા હતા